ગઈકાલે જોધપુરમાં નાગરિકત્વ કાયદા અંગે જાગૃતિ રેલીને સંબોધતા શ્રી શાહે વિરોધ પક્ષને મતબેંકનું રાજકારણ ન કરવા જણાવ્યું હતું

રાષ્ટ્રપતિ સાથે વાત કરતાં બાટિક કલાકાર શ્રી ખત્રોએ સામજની મુખ્ય ચાર કલા અજરખ બાંધણી રોગાન અને બાટિક કલા વિશે માહિતી આપી હતી તેમજ તેની કાર્યપધ્ધતિ અંગે જણાવ્યું હતું

આ સ્પર્ધામાં પેઈન્ટાંગ શિલ્પ કલા ગ્રાફીક કલા વ્યવહારીક કલા અને છબો કલા તેમજ બાળચિત્ર કલા સહિતની જુદી જુદી કલા ક્ષેત્રના કલાકારો કલા સંસ્થામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થિ ઓ તથા શાળામાં અભ્યાસ કરતાં બાળકોને લલિતકલાઓમાં પ્રોત્સાહન મળે તથા તેમનો ઉત્સાહ વધે તેમજ આમ જનતાની કલા પ્રત્યે રૂચિ કેળવાય

જે ગાંધીધામ રાપર તેમજ ગુંદીયાળી સરકારી શાળામાં શરૂ થશે

આ પાકોમાં જીર ઘઉં રાઈ ઈસબગુલ અને ઘાસચારાની વાવણી થઈ છે

જયારે લખપત નખત્રાણા અને મુંદરા તાલુકમાં વાવેતરનું પ્રમાણ ઓછું છે